ભારત પાસે જીવંત લોકતંત્ર વેપાર માટે અનુકૂળ વાતાવરણ વિશાળ બજાર છે અને વૈશ્વિક રોકાણ માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ રોગચાળા બાદના સમયની વિશ્વની જરૂરીયાતોને ચકાસવાનો સમય આવી ગયો છે ગઇકાલે બ્લુમબર્ગ ન્યુ ઇકોનોમી ફોરમને વીડીયો માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળામાં એ સ્પષ્ટ થયું છે કે વિકાસનું કેન્દ્ર મનાતા શહેરો નાજુક વિસ્તારો બની શકે છે રોગ ચાળા દરમિયાન શહેરોની નાજુક બનેલી આર્થિક સ્થિતિને ફરી પાટે ચઢાવવા આપણે આપણી વિચાર સરણી અને કાર્ય પધ્ધતિઓ અંગે કૃત નિશ્વયી બનવું પડશે વિકાસની સાથે શહેરોની નદીઓ તળાવો હવાને સ્વચ્છ રાખવાના પ્રયાસો પણ થવા જોઇએ

આ કાર્યક્રમ અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદે સશક્તિકરણ માટે શરૂ કરેલી પહેલ છે જેનો ઉદેશ મહિલાઓમાં સ્વચ્છતા આરોગ્ય પોષણ સાક્ષરતા રોજગાર જેવા મુદ્દે જાગૃતતા વધારવાનો છે આ પ્રસંગે નિશંકે મહિલાઓને આત્મનિર્ભર નીડર અને સફળ બનાવવા તેમને ગુણવતતાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ સરકારની ટોચની પ્રાથમિકતા છે અને સરકારે મહિલાઓના કલ્યાજ્ઞ અને વીકાસ માટે અનેક પહેલો શરૂ કરી છે

વેબીનારના મુખ્ય વક્તા તરીકે શ્રી વી

ગઢવી પૂર્વ માહીતી કમિશ્નર અને શ્રી જયેશ રાવલ આકાશવાણી ભૂજના કાર્યક્રમ અધિકારી ઉપરોક્ત વિષયે માર્ગદર્શન આપશે

દેશના વિવિધ ભાગોમાં આજે પરંપરાગત નહાએ ખાતે અનુષ્ઠાન સાથે છઠ્ પુજા તહેવારનો પ્રારંભ થયો છે શનિવારે સવારે સુર્યદેવને અર્ધ ચઢાવ્યા બાદ આ પૂજાનું સમાપન થશે

એક ટીવીટમાં મોદીએ કહ્યું છે કે જીવનયાત્રાને પ્રેરીત કરવાવાળી અનેક વાર્તાઓ અને મહત્વની માહિતીઓ તેમને પહેલાથી જ મળી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે મુખ્યમંત્રી વીજય રૂપાણીએ પણ અકસ્માત અંગે દ્દખ વ્યક્ત કરતા પીડિતોને તત્કાળ તમામ સહાય આપવા વહીવટી તંત્રને સુચના આપી છે

પૂર્વ અને પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં દસેક જેટલી અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે જે પૈકી ચાર બનાવમાં મોત નીપજયા છે મુન્દ્રા અને ગાંધીધામમાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિએ જીવ ખોયા છે